આ સાથે અનાજ જથ્થાને ભંડોળ પુરું પાડવા કેન્દ્રીય બજેટ દ્વારા એફસીઆઈમાં વધારાની મુડીનો ઉપયોગ કરી શકશે જેનાથી એફસીઆઈ દ્વારા ધિરાણમાં ઘટાડો થશે વ્યાજખર્ચ બચશે અને અનાજ સબસિડી ઘટશે

બી ટી

આજે ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટની બઠક બાદ પત્રકારોને માહિતી આપતા કૃષિ મંત્રી આર

ફળદ્દુએ કહ્યું હતું કે મહેસુલ તથા ખેતીવાડી ખાતાને મુખ્યમંત્રી વીજય રૂપાણીએ સીધી સૂચના આપી છે કે ખેડૂતો પાસેથી તેમના બેંક ખાતાની વિગત ઓનલાઈન લઈ તેમણે વહેલી તકે ચુકવણી કરવાની ગોઠવણ હાથ ધરવામાં આવે

દિલ્હીને વિન્ડમીલના પ્રોજેકટ હેતુ માટે મંજૂર કરવામાં આવેલ જમીનમાં દેશી બાવળ ખેર બોરડી કંધોર ગુગળ વગેરે ઝાડીની ઉદ્યોગ હેતુ કામગીરી શરૂ કરતાં ગેરકાયદેસર વૃક્ષ છેદન કરવાનું કાર્ય કરવાનું અને ગુનો આચર્યા બાબતે સાંગનારા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા ગત તા

બજ્જે સામે પધ્ધર પોલીસ મથકે જુદી જુદી ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પધ્ધર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે વિરલ રાણા હવામાન કચ્છના શીયાળાના આગમનની પ્રતિક્ષા વચ્ચે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે